શ્રી રવીશક્રમારે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષી પ્રશ્રો ઉકેલવા માટે સિમલા કરાર કે લાહોર ધોષણાપત્ર હેઠળ જ કારવાર્ફી કરી શકાય સમગ્ર પ્રક્રિયામાં પાકિસ્તાન પર મદાર છે અને તેણે મંત્રણાઓ માટેનું વાતવરણ ઉભું કરવું જોઈએ પ્રવક્તાએ કહ્યું કે કાશ્મીર અંગે પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે હોહા કરવાનો પ્રયત્ન થાય છે પરંતુ તેનાં બેવડાં ધોરણોથી આંતરરાષ્ટ્રીય સમુદાય વાકેફ છે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને દાવોસમાં કરેલા નિવેદન સંદર્ભમાં પ્રવક્તાએ કહ્યું કેતે અયોગ્ય અને વિવાદીત અને ભૂલ ભરેલું છે તેમણે કહ્યું કે પાકિસ્તાનનાં બેવડાં વલણ જાહેર થઈ ગયાં છે તે ત્રાસવાદ સામેની લડાઈમાં ભોગ બનતા હોવાનું જણાવે છે તો બીજી બાજુ ત્રાસવાદી જૂથોને ટેકો આપે છે અમેરીકાના રાષ્ટ્રપતિએ દાવોસમાં વિશ્વ આર્થિકમંયની બેઠકમાં બંન્ને દેશો વચ્ચે મધ્યસ્થી માટે ઈચ્છા દર્શાવી હોવાનું કહેવાય છે

ગુવાહાટીમાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલની હાજરીમાં તેમણે શસ્ત્રો સોંપી શરણાગતિ સ્વકારી છે

મુખ્યમંત્રીએ તેમને આવકારતાં કહ્યું કે તેઓ રાષ્ટ્રનિર્માણ માટે ભૂમિકા ભજવે આસામના પોલીસ વડા ભાસ્કર જ્યોતિ મહંતે કહ્યુંકે લડાયકો શરણે આવ્યા એ રાજ્યના ઈતિહાસમાં સીમાચિહ્નનરૂપ ધટના છે અને તેનાથી શાંતિ પ્રક્રિયાને ટેકો મળશે તેમણે કહ્યું કે આ ધટનાથી વધુ યુવાનો શાંતિ પ્રક્રિયામાં જોડાવા આગળ આવશે

આજે આગ્રામાં રેલીને સંબોધતાં શ્રી નડ્ડાએ નાગરીકત્વ કાથદા સંદર્ભમાં ભુમ દૂર કરવા પ્રયત્ન કાર્યો હતો રાષ્રીયાય પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ યોજાયેલી આ પ્રથમ રેલીમાં શ્રી નઙાચે કહ્યું કે કોંગ્રેસ અને ડડ નેતાઓને કાયદા અંગે ખબર નથી અને લોકોએ ગેરમાર્ગે દોરે છે આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વિરોધના નામે હીંસા કરતા લોકો સામે કાયદા અનુસાર કાર્યવાહી કરાશે

મુખ્યમંત્રી અશોક ગહેલોતે ઉદઘાટન કરતાં જણાવ્યું કે આ મહોત્સવ જયપુરનું ગૌરવ છે રાજસ્થાનની સંસ્ક્રતિની તે દ્વારા ઓળખ થશે લોકો કોઈપણ ફીચકીયાટ વિના પોતાના મંતવ્ય જણાવી શકશે ઉર્જા મંત્રી બી ડી કલ્લા આ પ્રસંગે હાજર રહ્યા હતા

ત્યાર બાદ સદગત પ્રવીણ નાયર તેમના પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહો તિરૂઅનંતપૂરમ જ્યારે બાકીના ત્રણ જણાને કોઝીકોડે લઈ જવાશે નેપાળના વિદેશમંત્રી પ્રદીપકુમાર ગયાવલીએ આઠ ભારતીય પ્રવાસીઓના મોત અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે

કાઠમંડુ લઈ જવાતાં તેમને મૃત જાહેર કરાયા હતા

રવિવારે પાથલગઠી યળવળનો વિરોધ કરવા બદલ તેમની હત્યા કરાઈ છે પોલીસે ગઈકાલે નકસલવાદ પ્રભાવ ધરાવતા જંગલ વિસ્તારમાંથી સાત મૃતદેહો શોધી કાઢ્યા હતા રવિવારે મળેલી બેઠક દરમિયાન પાથલગઢી તરફી અને વિરોધી ટેકેદારો વચ્ચે દર્ષણ થયું હતું

તેઓ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મુખ્યઅતિથી છે નવીદિલ્લીમાં વિદેશમંત્રાલયના પૂર્વ બાબતોના સચિવ વિજય ઠાકુરસિંઘે જણાવ્યું કે આ વર્ષના આ ઉચ્ચકક્ષાના સૌ પ્રથમ અતિથિ છે

ઉત્તર કમાન્ડના લેફટેનન્ટ જનરલ રણબીરસિંઘે આ તબક્કે હાજર રહ્યા હતા શ્રી નરવણેએ જવાનો સાથે વાતચીત કરી હતી અને આત્મનિર્ધાર તથા વફાદારીની પ્રશંસા કરી હતી આ ઉપરાંત હવામાન દુશ્મન અને ત્રાસવાદના પડકારોને પહોંચી વળવા પૂરા જુસ્સાથી કામ કરવા જણાવ્યું હતું તેમણે વહીવટી તંત્ર અને સલામતિ સંસ્થાઓ વચ્ચેના સંકલનને બીરદાવ્યું હતું

માલ્દીવ્સના આરોગ્યમંત્રી અબ્દુલ્લા આમીને ત્વરીત કામગીરી માટે ભારતની પ્રશંસા કરતો પત્ર ભારતીય રાજદૂત સંજય સુધીરને પાઠવ્યો છે ચાર જણાને ઓરી અછબળાના કેસ નોંધાયા હતા સરકારે વાવર ફાટી નીકળે તે પહેલાં કાર્યવાહી માટે ભારત સરકાર પાસે રસી માટે મદદ માંગી હતી ભારતીય દૂતાવાસે જણાવ્યું કે પડોશી પહેલાની ભારતની નીતી અને ભારત પ્રથમની માલ્દીવસની નીતીના કારણે આટલી ઝડપથી પગલાં ભરાયાં છે

અદાલતે યાર મહિનામાં લેવાયેલાં પગલાંઓની માહિતી આપવા જણાવ્યું છે તથા આદેશના પાલન સંદર્ભમાં કરાયેલી કામગીરીનો દર છ મહિને અહેવાલ રજૂ કરવા કહ્યું છે આંતરરાષ્ટ્રીય અદાલતના પ્રમુખ ન્યાયધીશ અબ્દુલકાવી અહેમદે જણાવ્યું કે મ્યાંનમારમાં રોહિંગ્યા પર તીવ્ર હુમલા થયા છે અદાલતે આપેલા વચગાળાના આદેશને મ્યાનમારને બંધનકર્તા ગણાવ્યો છે ગામ્બીયા દ્વારા આ અંગેનો કેસ મૂકવામાં આવ્યો હતો મ્યાંનમારમાં રચાયેલા પંચે રજૂઆત કરી હતીકે કેટલાક જવાનોએ આ પ્રકારના ગુના કર્યા છે પરંતુ સમગ્ર લશ્કરનો કોઈ વાંક નથી

તેમની સામૂહીક હત્યા આગચંપી અને બાળાત્કાર જેવા ગુનાઓ નોંધાયા છે

તથા ભીડવાળા બજાર બાર સિનેમાગૃહ બંધ કરાયા છે આરોગ્ય મંત્રાલયે જણાવ્યુંછેકે ભારતમાં કોઈ જ કેસ નોંધાયો નથી

તેમાં કોઈને પણ વાયરસનાં લક્ષણો નથી